સોમવારતી શાળા કોલેજા તબક્કાવાર શરૂ થશે

આજે શ્રીનગરમાં પત્રકારોને માઠીતી આપતાં તેમણે જણાવ્યં કે સોમવારથી શાળાઓ અને કોલેજા તબક્કાવાર ખોલવામાં આવશે અને જાહેર વાહનવ્યવહાર પણ શરૂ કરાશે આજથી સરકારી કચેરીઓ કાર્યરત બની છે અને તબક્કાવાર ટેલીફોન સેવાઓ પણ શરૂ કરાશે મુખ્ય સચિવે જણાવ્યું કે લશ્કરે તોયબા જૈશે મહંમદ અને હિઝબુલ મુજાહીદ્દીન જેવાં સંગઠનો ત્રાસવાદી હ્મલાની તૈયારીઓ કરી રહ્યાની માહીતી મળી છે સરહદ પારથી થતા હ્મલા કેટલાંક નિયંત્રણો જરૂરી છે

પરંતુ ત્રાસવાદી પરિબળોને કોઇ તક ન મળે તેનું પણ ધ્યાન આપવું જરૂરી છે દરમિયાન સ્વતંત્રતા દિવસની ઉજવણી જમ્મુકાશ્મીર તથા લદ્દાખમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવી અને કોઇ જ અજૂગતી ઘટના બની નથી સલામતિ વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેંચે અરજદાર વકીલ એમ

શર્માની અરજી અર્થહિન હોવાનું અવલોકન કર્યું હતું સર્વોચ્ય અદાલતે સંબંધીત વકીલોને તેમની છ અરજીઓમાં રહેલી તૃટીઓ દૂર કરવાનો નિર્દેશ આપીને સુનાવણી મુલત્વી રાખી હતી વકીલ એમ

સર્વોચ્ય અદાલતે સુનાવણીની યોક્કસ તારીખ નક્કી કર્યા વગર જણાવ્યું હતું કે પ્રસાર માધ્યમો પરના નિરિક્ષણો અંગે તેઓ સંબંધીત વિષયોની અરજીઓ સાથે સુનાવણી હાથ ધરશે

હરિયાણાના જીન્ડ ખાતે જાહેરસભાને સંબોધતાં તેમણે કહ્યું કે કાશ્મીર ભારતનો અંતરંગ ભાગ છે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી છે તેમણે દાવો કર્યો કે તેનાથી જમ્મુકાશ્મીરના વિકાસમાં ગતિ આવશે

જમ્મુકાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા નવ દિવસના ઉત્સવને ખુલ્લો મુકાશે આ વર્ષે આદિજાતિ સંસ્કૃતિ વેપાર અને કલાકારીગરી વિષય પર ભાર મૂકાથો છે

તેમાં રાજસ્થાન મહારાષ્ટ્ર અને ઓડીશામાં કાપડ તથા હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ અને ઇશાન ભારતનાં જવેરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને છત્તીસગઢનાં ચિત્રો રજૂ થશે આદિજાતિ મંત્રાલય તથા આદિજાતિ સહકારી ખરીદવેયાણ વિકાસમંડળના સંયુક્ત ઉપક્રમે તેનું આયોજન થયું છે

તેમણે કહ્યું કે આ હેતુથી રાજ્ય સરકારો સહિત લાગતા વળગતાઓ સાથે લોકજાગૃતિ કેળવવાની નક્કર યોજના ધડી કાઢવા શ્રેણીબદ્ધ બેઠકો યોજાશે ગઈકાલે સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રજાગ સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણના રક્ષણ માટે પ્લાસ્ટીકના સ્થાને શણ અથવા કાપડની થેલીઓનો ઉપયોગ વધારવા અનુરોધ કર્યો હતો તે સંદર્ભમાં શ્રી જાવડેકરે ગઈકાલે બ્રાઝિલમાં ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં આ જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે વર્તમાન એનડીએ સરકારે ત્રિપલ તલાક અને કાશ્મીર સહિત ઘણા મહત્વના મુદ્દાઓ બાબતે મહત્વના નિર્ણયો લીધા છે

બ્રાઝીલના સાઓ પાઉલો ખાતે યોજાયેલી પરિષદમાં સંયુક્ત કાર્યદળની બેઠક પણ યોજાઇ હતી પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે દેશમાં આ માટે થયેલી વિક્રમરૂપ કામગીરીનો ઉલ્લેખ કર્યો

પોખરણમાં આંતરાષ્ટ્રીય સ્કાઉટ માસ્ટર્સ સ્પર્ધાની પૂર્ણાહૃતિ પ્રસંગે તેમણે કહ્યું કે આ સિદ્ધાંત ભારતે જાળવ્યો છે તેમણે પોખરણ ખાતે સદગત અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે તેમના નેતૃત્વમાં ભારતે બીજા અખતરો કર્યો હતો જાગાનુજાગ આજે તેમની પ્રથમ પુષ્યતિથિ છે શ્રી રાજનાથસિંહે કહ્યું કે અણુરાષ્ટ્ર તરીકે ભારત જવાબદાર દેશ છે ભારત અણુપ્રથોગ માટે સક્ષમ બન્યુ તે માટે સમગ્ર દેશ અને નાગરિકો અટલજીના ઋણી રહેશે

આ અંગે ભૂતાનમાં ભારતીય રાજદૂત રૂચિરા કંબોજે જણાવ્યું કે પ્રધાનમંત્રીની મુલાકાતથી ભારત ભૂતાન સંબંધો વધુ મજબૂત બનશે તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે દસ કરાર થશે અને પાંચ પ્રોજેક્ટ શરૂ થશે તેમાં માંગદેયુ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે તેમણે કહ્યું કે રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિમાં ભારતને કાયમી સભ્યપદને ભૂતાનનો ટેકો છે એટલું જ નહિં ભારતને સ્થાન ન હોવાને તેમણે અયોગ્ય બાબત ગણાવી છે

નવમી ઓગષ્ટથી તેમને આકરેસ્મક સારવાર માટે એઇમ્સમાં દાખલ કરાથા છે એઇમ્સ દ્વારા તેમના આરોગ્ય સંદર્ભમાં એક પણ બુલેટીન બહાર પડાયું નથી રાષ્ટ્રપતિની સાથે આરોગ્યમંત્રી હર્ષવર્ધન અને રાજયમંત્રી અશ્વીની યૌબે પણ હતા

શાંતિનિકેતનમાં શ્યામલી ગૃહનો પુનઃઆરંભ કરતાં શ્રી નાથડુએ કહ્યું કે ગ્રામીણ અને શહેરી લોકો વચ્ચેના જીવનમાં સુધારાઓ અને વૃદ્ધિ માટે સંકલિત વલણ અપનાવીને જગ્યા પૂરવી જાઇએ

તેમણે દેશનો ભવ્ય સાંસ્કૃતિક વારસો અને સ્થાપત્યની સુરક્ષા માટે અપીલ કરી હતી

ચિદમ્બરમે વસતિનિયંત્રણ પ્લાેસ્ટકના ઉપયોગ પર પ્રતિબંધ અને સંપત્તિ સર્જન પ્રત્યે આદર અંગેની પ્રધાનમંત્રીની જાહેરાતને આવકારી છે તેમણે આશા દર્શાવી કે નાણાંમંત્રી અને કરવેરા અધિકારીઓએ આ અંગેની નોંધ લેવી જાઇએ

સી

જાકાર્તામાં રમાયેલા એશિયાઇ રમતોત્સવમાં બજરંગ પુનીયઆએ સુવર્ણચંદ્રક જીત્યો હતો તથા રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં પણ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો

આસામના પ્રવાસનવિકાસ નિગમના મેનેજિંગ ડીરેકટર ભાસ્કર ફૂકને જણાવ્યું કે સરકાર આસામ દર્શન કાર્યક્રમ પાછળ દોઢસો કરોડ રૂપિયાનો ખર્ચ કરશે